શ્રી મોદીએ તેમના સમર્થકોને લાં ચ અને સામાજી ક દુષ્કફત્યો સામેની લડતમાં એકલા નથી તેમ જણાવીને મૈં ભી ચોકીદારની પ્રતિજ્ઞા લેવાની અપીલ કરી હતી કોગ્રેસ અધ્યક્ષ રાફુલ ગાંધી આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના વિજયવાડા અને કલ્યાણદુર્ગમાં સંબોધન કરશે તેઓ આજે બેંગાલુરૂમાં યોજાયેલી રેલીમાં સંબોધન કરશે

એન્ટોનીએ આજે દિલ્ફીમાં આ જાહેરાત કરી ફતી તેમણે કહ્યુ કેદક્ષિણ ભારતના ઘણા અગ્રણીઓ અને પક્ષન કાર્યકરોએ કરેલી વિનંતીના આધારે આ નિર્ણય લેવાયો છે

રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીક્રિષ્નાએ જણાવ્યું છે કે રાજયના તમામ મતદાન મથકોમાં બી ઈ બેલ કંપની દ્વારા બનાવવામાં આવેલા ઈવીએમ અને વીવીપેટ યંત્રો દ્વારા મતદાનની કામગીરી હાથ ધરાશે

આરતીબેન ભદ્દ કોમ્યુનિટી રેડીઓ સ્ટેશનો યુંટણી પંચ સમગ્ર દેશના કોમ્યુનિટી રેડિયો સ્ટેશનોએ ચૂંટણી પંચે ખાતરી આપી છે કે મતદારોમાં મતદાન અંગે જાગ્રતિ કેળવવા તેઓ પૂર્ણ ક્ષમતાથી કામગીરી કરશે ગઈકાલે દિલ્હીમાં ચૂંટણી પંચે મતદાર જાગૃતિ અંગે તાલીમ આપવા કોમ્યુનિટી રેડિયો સ્ટેશનોની કાર્યશાળાનું આયોજન કર્યું હતું નાયબ ચૂંટણી કમિશનર ઉમેશ સિંહાએ જણાવ્યું હતું કે વ્ધુ મતદારો સુધી પહોંચવા માટે કોમ્યુનિટી રેડિયો આદર્શ માધ્યમ છે કોમ્યુનિટી રેડિયો સ્થાનિક તથા બોલિ ભાષાઓની મદદથી ચૂંટણી પ્રક્રિયા તથા મતદાનનું મહત્ત્વ કેળવવામાં મહત્વની કામગીરી કરી શકે છે શ્રી સિંહાએ કહ્યું કે કોમ્યુનિટી રેડિયો સ્ટેશનો મતદારોમાં જાગૃતિ કેળવવા સત્તાવાર કાર્યક્રમનો હિસ્સો બન્યાં છે

લાંબા સમય થી આ રીતે તેલચોરીનું કારસ્તાન ચાલતુ હોવાનું પોલીસ વિભાગે જણાવ્યુ હતું